બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન માટેની ફાળવણી છ ફજાર ચાર કરોડ રૂપિયા કરવામાં આવી છે

રાજ્ય સભાએ આજે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્ફીની વિશેષ જોગવાઈઓ અંગેના કાયદાકીય સુધારા ખરડો પસાર કર્યો છે

તેમણે કહ્યું કે સરકારે શહેરમાં વસતા પરપ્રાંતિય કામદારો માટે પરવડે તેવા ભાડાના આવાસોની યોજના પણ શરૂ કરી છે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે આજે ચમોલી જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું તેઓ અસરગ્રસ્તોને અને ઇજા પામેલા લોકોને જોશીમઠ ખાતેની હોસ્પિટલમાં મળ્યા હતા અને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી

લોકસભામાં ઉત્તરાખંડ કુદરતી આફત અંગે આપેલા પોતાનાં વકતવ્યમાં શ્રી શાહે કહ્યું કે લાપતાં થયેલાં લોકોની શોધખોળ માટેનાં સંભવિત બધા જ પ્રયાસ ચાલુ છે કેન્દ્ર સરકાર સમગ્ર સ્થિતીની દેખરેખ કરી રહી છે તેમણે કહ્યું કે એનડીઆરએફની પાંચ ટુકડી અને સૈન્યની આઠ ટુકડી રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે વાયુસેનાની પાંચ હેલીકોપ્ટર પણ બચાવ કાર્યમાં કાર્યરત છે ગૃહમંત્રીએ કહ્યું કે એનટીપીસી પરિયોજનાનાં બાર લોકોને એક સુરંગ દ્વારા સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે અને ઋષિગંગા પરિયોજનાનાં પંદર લોકોને દુર્ધટના સમયે જ બયાવી લેવાયા હતા

ઘટનાસ્થળે તબીબી સેવા અને એમ્યુનેલન્સ પણ તહેનાત કરાઈ છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન સાથે ટેલીફોન ઉપર વાતયીત કરતાં આ મુજબ સંમતી સધાઇ હતી બંને આગેવાનોએ દ્વિપક્ષીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે મંત્રણા કરી હતી અમેરીકા ખાતેના ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુએ જણાવ્યું કે બંને અગ્રણીઓ આબોહવામાં પડકાર કોવીડ સંક્રમણ તથા આંતકવાદ જેવા પડકારોનો સાથે મળીને સામનો કરવા પણ સંમત થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી બાઇડેનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું

અભિનેત્રી નીતુ કપૂરે તેમના અવસાનના સમાચારને પુષ્ટિ આપી હતી અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકી હતી

બાદમાં રામ તેરી ગંગા મેલી સહિત અન્ય ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી રાજીવ કપૂરે કામ કરેલી અન્ય કેટલીક ફિલ્મોમાં આસમાન લવર બોય હમ તો ચલે પરદેસ અને જબરદસ્ત છે તેમણે ઋષિ કપૂર અને માધુરી દિક્ષિત અભિનીત પ્રેમ ગ્રંથ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું ભારતીય ફિલ્મ ક્ષેત્રની અનેક હસ્તીઓએ રાજીવ કપૂરના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે

નવા મંત્રીઓમાં ભાજપના નવ અને જનતાદળ યુનાઇટેડના આઠ મંત્રીઓ છે રાજ્યપાલ ફાગુ ચૌહાણે પટણામાં રાજભવન ખાતે નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પ્રવક્તા શાહનવાઝ હ્સેનનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ કેબિનેટમાં શામેલ છે જેડીયુના શ્રીમતી લેસી સિંઘ નીતીશકુમાર મંત્રીમંડળના સભ્ય બન્યા છે

તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતની આક્રમક રમતને જોતાં ભારતની પીય પર આવું થશે એવી કલ્પના પણ નહોતી

સિદ્ધુની માહિતી માટે પોલીસે એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું હતું